પ્રાદેશિક સમાયાર જયેશ પટેલ વાંચે છે

ટી

મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય મંત્રીમંડળની મળેલી બેઠકમાં આ સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે આ વિનામૂલ્યે ચણાનું આવા લાભાર્થી પરિવારોને ફેબ્રુઆરી માસના તેમના નિયમીત મળતા અનાજ સાથે વિતરણ કરાશે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ કહ્યું કે કોરોના સંક્રમણના કાળમાં કોઇને ભુખ્યા સૂવું ન પડે તેવી સંવેદના સાથે અત્યાર સુધીમાં રાજ્યના પ

રાજ્યના ખેડૂતોને તેમની ખેતપેદાશના પોષણક્ષમ ભાવો મળી રહે તુવેર ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય મંત્રીમંડળની બેઠકમાં કરવામાં આવ્યો છે

મ્ખ્યમંત્રી અન્ન નાગરિક પુરવઠા મંત્રીશ્રીએ યણા તેમજ રાયડાની ટેકાના ભાવે ખરીદી અંગેના કેબિનેટ નિર્ણયની વિગતોમાં કહ્યું કે ચણા રૂા

આ માટેની નોંધણી પગેલી ફેબ્રુઆરી થી પંદરમી ફેબ્રુઆરી દરમ્યાન કરાશે ચણા અને રાયડાની ખરીદી સોળમી ફેબ્રુઆરીથી સોળ મે સુધી નક્કી કરેલ એ

ગુજરાત એસ

સતત ત્રીજીવાર આ ગૌરવ ગુજરાત ને મળી રહ્યું છે આ એવોર્ડ અંતર્ગત વિજેતા ટ્રોફી તેમજ બે લાખ રૂપિયા નો પુરસ્કાર કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરીના હસ્તે નવી દિલ્હીમાં એસ ટી નિગમને આગામી સોમવાર અઢારમી જાન્યુઆરીએ એનાયત કરવામાં આવશે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી વાહન વ્યવહાર મંત્રી શ્રી આર

ફળદુ તેમજ રાજ્યમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે ગુજરાત એસ ટી નિગમના કર્મયોગીઓને આ ગૌરવ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે ગુજરાતને આ એવોર્ડ માર્ગ વાહન વ્યવહાર નિગમોના જૂના અકસ્માતોની માહિતી અને દરનું વિશ્લેષણ કરીને તેમજ સલામત સુરક્ષિત ડ્રાયવીંગ માટેની વ્યૂહ રચનાના સફળ અમલીકરણથી પ્રાપ્ત થયો છે કોરોના મહામારીના સમયમાં પણ એસ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

તેમણે ઉમેર્થું હતું કે આ ભરતી માટે તા

મકરસંક્રાંતિ દેશના કેટલાક ભાગોમાં આજે મકરસંક્રાંતિનું પર્વ ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવી રહ્યું છે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે સૂર્યને બધા ગ્રહોનો રાજા માનવામાં આવે છે અને આજે સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશ કરશે આ ઉત્સવ ધાન્ય સુખાકારી અને સમૃદ્ધિ માટે ધરતીમાતાનો આભાર માનવા માટે પણ ઉજવાય છે ગુજરાતમાં મકરસંક્રાંતિ ઉત્તરાયણ તરીકે ઓળખાય છે અને તેનું મુખ્ય આકર્ષણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ છે

તમિલનાડુમાં ભોગીના દિવસે આવતીકાલે પોંગલ ઉત્સવને આવકારવા માટે બિનજરૂરી સામગ્રીનો નિકાલ કરવામાં આવશે

કોરોનાનું જોર ઘટ્યું હોવાથી તહેવારનો ઉમંગ વધ્યો હોય તેવું બજારમાં દેખાય છે પોલીસ તંત્ર એ મર્યાદિત લોકો ધાબા પર એકઠા થાય તેવી સૂચના બહાર પડી છે અને તેનો અમલ કરાવવા માટે કાલે ચેકિંગ હાથ ધરવાનું આયોજન પણ થઈ રહ્યું છે મકરસંક્રાંતિ નિમિત્તે દાન પુણ્યનો પણ મહિમા હોવાથી મંદિરોમાં કોવિડની માર્ગદર્શિકા સાથે ધાર્મિક કાર્ય કરવાની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે

મી ની રહેશે આટલે પતંગ રસિકોને નિરાશ નહીં થવું પડે

ગાંધીનગર ખાતે યોજાયેલા કરુણા અભિયાન અંગેના વાર્તાલાપમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જીવદયાની સેવા કરતાં સંગઠનોને અપીલ કરી હતી કે ઘાયલ પક્ષીઓની સારવાર સમયે કોવિડ અને બર્ડફ્લુની ડાંકનું પાલન કરવાની પૂરી દરકાર રાખીએ

તેમણે ઉમેર્યું હતું કે પતંગબાજીનો આનંદ એવી રીતે માણીએ કે એકપણ પક્ષીનો જીવ ના જાય